કોવિડના ઉપયારમાં ઓક્સિજનની ઉપલબ્ધતા મહત્વપૂર્ણ બની રહે છે માટે તેના મોટા જથ્થામાં અને ઝડપી પરીવહન માટે રેલ્વે વિભાગ સજ્જ બન્યું છે રેલ્વે મંત્રાલયના જણાવ્યા મુજબ આ દ્રેનો માટે ગ્રીન કોરીડોર બનાવાયો છે રેલ્વે વિભાગ આ કોરીડોર પર લીકવીડ મેડીકલ ઓક્સિજન તથા ઓક્સિજન સીલીન્ડરના પરીવહન માટે સજ્જ છે